પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે

પાઠવવા માટે પ્રધાનમંત્રી મોદી ગાંધીનગર ગયા પ્રધાનમંત્રી મોદી એ કનોડિયા પરિવાર ને પણ રૂબરૂ મળી સાંત્વના સાથે સંગીતકાર બેલડી મહેશ નરેશને અંજલિ આપી કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું અમદાવાદ કેવડીયા સી પ્લેન સેવા સાથે ભારતમાં હવે ફ્લાઇંગ બોટનો જમાનો શરૂ થયો છે

આવતીકાલે સવારે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે શ્રી મોદી સરદાર સાહેબને દેશ વતી ભાવાંજલી અર્પણ કરશે અને રાષ્ટ્રીય એકતા પરેડ નિહાળશે ભારતીય સનદી સેવા શરૂ કરવાનો યશ સરદાર પટેલના ફાળે ગયો હોવાથી પ્રધાનમંત્રી મોદી કાલે સનદી સેવાના પ્રોબેશનર અધિકારીઓ સાથે વિડિયો વાર્તાલાપ પણ કરવાના છે સરદાર સરોવર જળાશયથી સાબરમતી રિવરફન્ટ વચ્ચે સી પ્લેન હવાઈ સેવાનું લોકાર્પણ શ્રી મોદીના હસ્તે કાલે યોજાયું છે

કેવડીયા ખાતે સ્ટેચ્યું ઓફ યુનિટી પરિસરમાં આકાર પામેલા આરોગ્ય વન અને એકતામોલનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવ વ્રત તેમની સાથે હતા

યોગ અને આયુર્વેદની થીમ ઉપર તૈયાર થયેલા આ પરિસરમાં કેરળના આયુર્વેદ નિષ્ણાંત મસાજ થેરપી દ્વારા રોગમુક્તિની સેવા આપશે આરોગ્ય પર્યટન માટે આ સ્થળ આદર્શ બનશે શ્રી મોદી એ ત્યાર બાદ એકતા મોલ પણ ખુલ્લો મૂક્યો હતો એકતા મોલ તરીકે એવા બજારનું નિર્માણ કરાયું છે ત્યાં પર્યટકો દરેક રાજ્ય ની ફસ્તકળા ની વસ્તુ ખરીદી શકે

ત્યાથી પ્રધાનમંત્રી મોદી ચિલ્ડ્રન ન્યૂદ્રીશન પાર્ક ગયા હતા અને ત્યાં ઊભી કરાયેલી નવી સવલતો ખુલ્લી મૂકવા સાથે ટોથ ટ્રેનમાં બેસી પાર્કના વિવિધ ભાગનો પ્રવાસ પણ કર્યો હતો

સરદાર સરોવર ડેમમાં જળ સહેલગાહનો લહાવો આપતી ફ્રઝ સેવા પણ શ્રી મોદીએ ખુલ્લી મૂકી હતી અને પોતે નૌકાવિહાર કર્યો હતો સમગ્ર પરિસરને રાત્રે પ્રકાશમથ દેખાવ આપવા માટે એક અબજ જેટલી લાઈટ ત્યાં મૂકવામાં આવી છે જેનું મંગલાચરણ પણ શ્રી મોદી કરવાના છે પ્રધાનમંત્રી આગમન અને શોકાંજલી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આજે સવારે અમદાવાદ હવાઈ મથકે ઉતાર્યા બાદ સીધા ગાંધીનગર હંકારી ગયા હતા અને દિવંગત પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિવાસ સ્થાને પહોચી તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી ગુજરાતમાં ભાજપના પહેલા મુખ્યમંત્રી એવા કેશુભાઈ સાથેના પરિવારિક સંબધોને થાદ કરી શ્રી મોદીએ તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી હતી

ભાજપના સાંસદ અને ધારાસભ્ય તરીકે મળેલો લોક સેવાનો અવસર મહેશ અને નરેશ કનોડિયાએ કેવો દીપાવી જાણ્યો હતો તેની યાદગીરી શ્રી મોદી એ તેમના પરિવાર સાથે તાજી કરી હતી તે અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો કાફલો અમદાવાદ હવાઈ મથકે આવી પહોયતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ અને મેયર બીજલ પટેલે તેમનું સ્વાગત કર્યું હતું માંડવિયા સી પ્લેન તૈયારી અમદાવાદ રિવરફંટ ઉપરથી કેવડીયા સુધીની સી પ્લેન ફ્લાઈટ સેવા આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુલ્લી મૂકવાના હોવાથી ટેક ઓફ અને લેન્ડિંગ માટેની તૈયા રી પુરજોશમાં યાલી રહી છે કેન્દ્રિય વહાણવટા રાજ્ય મંત્રી મનસુખ માંડવિયા સમગ્ર આયોજનની સમિક્ષા માટે અમદાવાદ રિવરફંટ પહોંચ્યા હતા અને વિમાન સેવાના વિવિધ પાસાઓથી વાકેફ થયા હતા

તેમણે ઉમેર્યું હતું કે હવે ભારતમાં ફ્લાઇંગ બો નો જમાનો શરૂ થઈ રહ્યો છે

મુસ્લિમ બિરાદરોએ સાદગીથી મોહમ્મદ પથગંબર સાહેબનો જન્મદિવસ ઉજવ્યો હતો દર વર્ષે ઈદ એ મિલાદ તહેવાર નિમિત્તે ઝૂલૂસ કાઢવાની પરંપરા છે પણ કોરોનાની સ્થિતિને લીધે જાહેર ઉજવણી રદ કરાઈ હતી ડાંગ જિલ્લામાં પણ આજે આ તહેવાર કોરોના વાયરસની મહામારીને લઇને ઘરમાં જ લોકોએ મનાવ્યો હતો જયારે જુલુસના કાર્યક્રમ રદ કરાયા હતા

વલસાડ જિલ્લામાં આજે કોરોનાનો કોઈ નવો કેસ નોંધાયો ન હતો